આ એકતા યાત્રા દરમ્યાન એકતા રથ દ્વારા પ્રસારિત થતા સરદાર સાહેબ ના જીવન કવન અને રાષ્ટ્ર માટેના તેમના કાર્યપ્રદાન ના પ્રેરણા સન્દેશ ને પણ સૌ એ ઝીલ્યો હતો ચંદ્રવદન પટ્ટણી વિધાનસભા સત્ર ગુજરાતનું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર લોકસભાની ચૂંટણી પછી રજૂ થાય તેવી સંભાવના વચ્ચે ચાર માસનું લેખાનુદાર રજૂ થશે સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર ચાર માસનું લેખાનુદાન પસાર કરવા માટે રાજ્ય વિધાનસભાનું સત્ર આગામી ફેબ્રુઆરીમાં મળશે તેવા સંકેત સાંપડે છે

જિલ્લામાં ભુજ ખાતે અને ગાંધીધામ તાલુકા ખાતે સલામી સાથે પોલીસ શહિદોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી ચંદ્રવદન પટ્ટણી માછીમાર અપહરણ દ્વારકા નજીક અરબી સમુદ્ર માં ભારતીય બોટ અને માછીમારો ને પાકિસ્તાન મરિન દ્વારા બંધક બનાવી પકડી પાડવામાં આવ્યા છે

ચંદ્રવદન પટ્ટણી તલાટી હડતાલ રાજ્યભરના તલાટીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે તેના પગલે જિલ્લામાં વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે

દરમિયાન રાજ્ય સ્તરે વૈકલ્પીક રીતે શિક્ષકોને તલાટીની વધારાની કામગીરી સોંપાશે તેમ જાણવા મળે છે

દિવસે પ્રખર તાપ તો વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે

ચંદ્રવદન પટ્ટણી અકસ્માત ભચાઉ નજીક ગઈકાલે એક જ દિવસે સર્જાયેલા બે અકસ્માતોમાં બે જણાના મોત નીપજ્યા હતા ચોપડવા નજીક રસ્તો ઓળંગતી શ્રમજીવી પરિવારની યુવતિને ટ્રેઈલર ચાલકે અડફેટે લેતા મૃત્યુ થયું હતું જ્યારે વોંધનજીક ચાલુ ટ્રકે નિંદરથી જાગતા પડી જવાથી મોત થયો હતો